પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

રાજયમાં જનતા કરફ્યુમાં સહભાગી થવા રાજયપાલ અને મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી છે

રાજ્યના શ્રમ નિયામકે કોરોના વાયરસથી અસરગ્રસ્ત કે શંકાસ્પદ કેસનો

તમ્રણા કોરોના વાયરસ સામ લડત આપનાર દરેક નાગરિક પ્રત્ય આભારની લાગણી વ્યક્ત કરવા આજે સાંજે પાંચ વાગ તાળીઓ અન ઘંટડી વગાડવાનો અનુરોધ કર્યો છી પ્રધાનમંત્રીએ જનતા કરફ્યુની પહેલની સમર્થન આપવા સમાજના જુદા જુદા વર્ગોના લોકો જે રીતાઆગળ આવ્યા છાતન્ની પ્રશંસા કરી હતી દરમિયાન જનતા કર્ફથુ પાળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અનાનાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ રાજ્યની જનતાન અપીલ કરી છ આજે એસ

મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે ગઇકાલે ઉચ્યસ્તરીય બેઠક યોજીને કોરીના વાયરસના પગલે ઉભી થયેલી પરિસ્થિતીની સમીક્ષા કર્યા પછી આ નિર્ણયો લીધા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં દૂધ શાકભાજી કરીયાણું દવાખાના તબીબી ઉપકરણો જેવી આરોગ્યલક્ષી સેવાઓ યાલુ રાખી શકાશે આ ઉપરાંત મહાનગરપાલિકાની સેવાઓ વીજળી પાણી પરિવહન ખાદ્યપદાર્થો વીમા તથા બેન્ક જેવી આવશ્યક સેવાઓ યાલુ રાખી શકાશે

જાહેર સ્થળો ઉપર લોકોની સંખ્યા ઘટાડવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવશ્યક સેવાઓના કર્મચારીઓ તથા કોરોના વાયરસના ચેપ નિયંત્રણની કામગીરીમાં સીધા સંકળાયેલા કર્મચારીઓને રોટેશનલ બેઇઝ પ્રથા લાગુ પડશે નહીં

કોરોનાના નિયંત્રણ અને નાબૂદીના રાજ્ય સરકારના પગલાઓના સંકલનની જવાબદારી ચાર સચિવોને સોંપવામાં આવી છે

આ બેઠકમાં મુખ્ય સચિવ અનીલ મુકીમ મુખ્યમંત્રીના અગ્રસચિવ કૈલાસનાથન મહેસુલ વિભાગના મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વિવિધ વિભાગોના સયિવો આરોગ્ય કમીશન જયપ્રકાશ શીવહરે તથા વરિષ્ઠ તબીબો ઉપસ્થિત રહ્યા હતા

કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને શક્ય હોય તો ઘરેથી કામ કરવાની અને લોકસંપર્ક ટાળવાની સલાહ આપવામાં આવી છે આવા સંજોગોમાં શ્રમિકોને નોકરી પરથી દૂર કરવા કે પગાર વગર રજા ઉપર રહેવાની ફરજ ન પડવાની અપીલ કરાઇ છે

અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળ એન

અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે કે પાટણ જિલ્લામાં ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે કોરોનાના શંકાસ્પદ પાંચ દર્દીઓની સારવાર ચાલી રહી છે એક વ્યક્તિનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે

અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે ભાવનગર જિલ્લામાં દેશના અન્ય સ્થળેથી આવનાર નાગરિકોની તપાસ કરાશે જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બનવાલાએ જણાવ્યું છે કે વિમાન રેલવે એસ ટી તથા ખાનગી બસ દ્વારા આવેલા નાગરીકોની વિગતો મેળવવામાં આવી રહી છે